પહેલી ઓક્ટોબરથી ઓનલાઇન નોંધણી થશે

ટી ઓ

યાલુ ખરીફ સીઝન માટેના આ ખરીદી માટે પહેલી ઓકટોબરથી ઓનલાઇન નોંધણી પ્રક્રિયા શરૂ થશે રાજ્યના નાગરીક પ્રરવઠામંત્રી શ્રી જયેશ રાદડીયાએ ગાંધીનગર ખાતે આ જાહેરાત કરી હતી

તેમણે જણાવ્યું હતું કે પૂરવઠા ઉપર નજર રાખવા તમામ કેન્દ્રો ઉપર સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવશે

શ્રી રાદડીયાએ જણાવ્યું હતું કે આ વર્ષે સારા વરસાદને કારણે રાજ્યમાં મગફળીનું વિક્રમ રૂપ ઉત્પાદન થવાનો અંદાજ છે

અમારા સંવાદદાતા જણાવે છે કે ગત વર્ષે સરકારે ક્વિન્ટલના પાંચ હજાર રૂપિયાના ભાવે સાડા ચાર લાખ ટન મગફળીની ખરીદી કરી હતી

સિવાને જણાવ્યું છે કેચંદ્રયાન ટુ ના વિક્રમ લેન્ડરના હાર્ડ લેન્ડીંગ પછી ઇસરો ભવિષ્યના ચંદ્ર મિશન ઉપર કાર્ય કરી રહ્યું છે તેમણે જણાવ્યું હતું કે ચંદ્રયાન ટુ નું ઓરબીટર ખૂબ સારી રીતે કાર્ય કરી રહ્યું છે અને તેના તમામ પેલોડ સક્રીય છે શ્રી સિવાન સીસ્ટમ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા નામની એક રાષ્ટ્રીય પરિષદમાં ભાગ લેવા માટે આજે અમદાવાદ આવ્યા છે વિક્રમ લેન્ડરના હાર્ડ લેન્ડીંગ પછી ચંદ્રયાન મિશન વિશે ભારતની ભાવિ યોજના શું છે તેવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે અમે વિગતવાર યોજના તૈયાર કરી રહ્યા છીએ અમદાવાદ એરપોર્ટ ઉપર પત્રકારો સાથે વાતયીતમાં તેમણે જણાવ્યું હતું કે વિક્રમ લેન્ડરની નિષ્ફળતા અંગે એક રાષ્ટ્રીય કક્ષાની સમિતિ રચવામાં આવી છે તેના અહેવાલ બાદ અમે ભવિષ્યની યોજના તૈયાર કરીશું તેમણે જણાવ્યું હતું કે ભારતનું સૌથી મહત્વનું આગામી મિશન ગગન યાન છે જેમાં અવકાશમાં અમાનવ યાન મોકલવામાં આવશે

ગુજરાતમાં બનેલી ખાદી તથા પોલીવસ્ત્રનું છુટક વેચાણ સીધું ગ્રાહકોને કરતી માન્ય સંસ્થા તથા મંડળીઓ તરફથી વળતરનો લાભ અપાશે

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ વિશિષ્ટ સ્પર્ધાનો મુખ્ય વિષય સ્થાનિક લોકોના સાંસ્કૃતિક અધિકારો અને ગેરકાનૂની સ્થળાંતર અને શરણાર્થીઓના ધસારો રાખવામાં આવ્યો છે ગુજરાત વડી અદાલતના ન્યાયમૂર્તિ જસ્ટીસ એન

અંજારીયા રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના સેક્રેટરી જનરલ શ્રી જયદિપ ગોવિંદની ઉપસ્થિતિમાં આ વાદ વિવાદ અદાલત સ્પર્ધાને ખુલ્લી મુકનાર છે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના શ્રીમતી જયોતિકા કાબરા આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે સેવા આપશે સ્પર્ધાનો સમાપન સમારોહ રવિવારે યોજાશે

વાદ વિવાદ અદાલત સ્પર્ધાનો મુખ્ય હેતુ કાયદાના વિદ્યાર્થીઓને માનવ અધિકારો પ્રત્યે જાગૃત કરીને સંવેદનશીલ બનાવવા અને સમાજના મુખ્ય પ્રવાહના માનવ અધિકારો અંગે સંશોધન અને અભ્યાસ માટે પ્રેરિત કરવાનો છે

તેઓ સુરત વિમાન મથકે આવી પહોંચશે ત્યારબાદ સવારે બારડોલી કન્યા આશ્રમની મુલાકાત લેશે અને એક જાહેર કાર્યક્રમમાં સંબોધન કરશે

સુરત ખાતે યોજાનાર દિવ્યાંગ બાળકો તથા મહિલાઓના ચેરિટી મહિલાઓના ચેરિટી ફેશન શો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

જેમાં જમીન ગંદકી બૌધ્યિક સંપતિ અધિકારનો ભંગ અને દબાણ જેવી બાબતોને લગતા પ્રશ્નો આમઆદમી તરફથી રજુ થયા હતા જેનો સુનાવણી બાદ નિકાલ લવાયો હતો જન ફરિયાદ સુનાવણીમાં બેઠેલા મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલે સુચના આપી હતી કે ફરિયાદ લઇ આવતા નાગરિકો પ્રત્યે તંત્ર હકારાત્મક અભિગમ દાખવે ગરીબ અને વંચિત વર્ગની રજૂઆત વહેલી તકે ઉકેલ પામે તે જોવા પણ અધિકારીઓને તેમણે કહ્યું હતું

રાજરાજેશ્વરી ધામ ખાતે આ સ્પર્ધાનું આયોજન ઇન્ટરનેશનલ યોગાસન સ્પોર્ટસ ફેડરેશનના અધ્યક્ષ મહેન્દ્ર ત્રિવેદી તથા લકુલેશ યોગ યુનિવર્સીટીના કુલપતિ વિજેતા ચંદ્રસિંહ ઝાલા દ્વારા કરાયું હતું

રાજ્યમાં આગામી શનિ રવિ સહિત તમામ જાહેર રજાના દિવસોએ તમામ આર ટી

કચેરીઓ રાબેતા મુજબ યાલુ રહેશે વાહન વ્યવહાર મંત્રી શ્રી આર

ફળદુની સૂચનાનુસાર અન્ય હકમ ન મળે ત્યાં સુધી આ કચેરીઓ જાહેર રજાના દિવસે પણ ચાલુ રાખવામાં આવશે

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભાવનગરથી વેરાવળ વચ્ચેની પટ્ટીમાં ભારે વરસાદ પડી શકે છે તો દક્ષિણ ગુજરાતમાં પણ ખુબ વરસાદ પડે તેવી સીસ્ટમ કાર્યરત થઇ છે હવામાન નિયામક જયંત સરકારે કહ્યું છે કે નવરાત્રીના શરૂઆતના દિવસોમાં વરસાદ પડવાની વકી છે પરંતુ ત્રીજી ઓક્ટોબર પછી યોમાસું પૂરૂ થવાના સંકેત મળવા શરૂ થઇ જશે અમારા ગીર સોમનાથ જિલ્લાના પ્રતિનીધી જણાવે છે કે અત્યારે તલાલામાં અતિભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે ગીરના અનેક ગામડાઓમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે અંબાજીમાં પણ વાતાવરણમાં અયાનક પલટો આવ્યો હતો અને ભારે ઉકળાટ બાદ ધીમેધારે વરસાદ શરૂ થયો છે સૂત્રાપાડા તાલુકાના પ્રાચી સહિત અનેક ગામોમાં વરસાદ વરસી રહ્યો છે દ્વારકા પંથકમાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો છે ખંભાળીયામાં એક જ કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો છે તો અમારા પાટણના પ્રતિનિધી જણાવે છે કે પાટણમાં સિઝનમાં પહેલીવાર ગાજવીજ સાથે મુશળધાર વરસાદ શરૂ થયો છે આકાશ યોમેર કાળા ડિબાંગ વાદળોથી છવાયું છે અને ભારે વરસાદ પડી રહ્યો છે અમદાવાદમાં પણ બપોર બાદ ઘણા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે

ગોલ્ડન કટાર ડિવિઝનનું તોપખાનું જયાં રહે છે તે ધ્રાંગધ્રા છાવણીમાં રખાયેલા શસ્ત્ર તથા અન્ય સરંજામની સમજણ પણ બાળકોને આપવામાં આવી હતી